વારાણસીમાં ગઈકાલે ભાજપ કાર્યકર્તાઓને સંબોધન કરતાં શ્રી મોદીએ સરકાર અને પક્ષ વચ્ચે સંપૂર્ણ સફકાર પર ભાર મૂકથો ફતો પ્રધાનમંત્રીએ પારદર્શક વહિવટ તથા સખ્ત કામગીરી પર ભાર મૂકથો ફતો શ્રી મોદીએ વિકાસલક્ષી રાજનિતી અને આર્થિક વૃદ્વિ પર ભાર મૂકથો અને તે દ્વારા સામાન્ય માણસોના જીવન ધોરણમાં સુધારા માટેની અગ્રતા વ્યક્ત કરી હતી શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્ર એ ભલે તેમને પ્રધાનમંત્રીના રૂપમાં પસંદ કર્યા છે પરંતુ તેઓ ફંમેશા એક કાર્યકર્તા બની રહેશે

શ્રી મોદી ગુરૂવારે સાંજે પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રફણ કરશે

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ અને ન્યાયાધીશ અનિરૂદ્ધ બોસની પીઠે આ અરજી પર ગઈકાલે સુનાવણી કરી ફતી અદાલતે જણાવ્યું ફતું કે અદાલત તેલંગણા વડી અદાલતના ચુકાદા મામલે ફસ્તક્ષેપ કરવા નથી માંગતી અને ફૈદરાબાદ જીએસટી કમિશનર દ્વારા જીએસટી ચુકવણી ટાળવા બદલ તે અરજીદારોને કોર્ટમાં ફાજર થવા ફરમાન અપાયેલા છે

તેમને સારવાર માટે જો ે ે રંસ્પટલ લઈ જવામાં આવ્યા ફતા ત્યારે રસ્તામાં જ તેમનું મોત નિપજ્યા હતા હુમલાનું કારણ ફજુ જાણી શકાયું નથી

શહેરી વિકાસ વિભાગના મુખ્ય સચિવ મુકેશ પુરીએ ગઈકાલે પ્રારંભિક અહેવાલ રજૂ કર્યો જેમાં તેમણે જણાવ્યું કે જે ભવનમાં કોચિંગ ક્લાસ ચાલી રહ્યા ફતા તેમાં આગ દુર્ઘટનાઓ સામે બચાવ માટેની કોઈ વ્યવસ્થા નહોતી

ભાજપ વિધાયક દળની ગઈકાલે ગુવાફાટી ખાતે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો આસામમાં રાજ્યસભાની બે બેઠકો આવતા મહિનાની સાત તારીખે મતદાન યોજાશે બીજી બેઠક પર ભાજપના સફયોગી આસામ ગણ પરિષદ પૂર્વ કેન્દ્રીય મંત્રી બીરેન્દ્ર પ્રસાદ બિશ્યને મેદાનમાં ઉતારશે

ને ગેરકાયદેસર સંગઠન જાફેર કરવા અંગે નિર્ણથ કરવા સરકારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્રીબ્યુનલની રચના કરી છે દ્રીબ્યુનલમાં દિલ્ફીની વડી અદાલતના ન્યાયાધીશ સંગીતા સફગલનો સમાવેશ થાય છે

પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે વધાર્યો ફતો

છેલ્લા બે દિવસોમાં ડી

એ બીજીવાર આ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે

હવામાન વિભાગે દક્ષિણના રાજ્યોમાં અલગ અલગ વિસ્તારોમાં શુક્રવાર સુધી ગરમીનું મોજુ યથાવત્ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે

દિલ્ફીમાં પણ સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાયું

એક નિવેદનમાં યુપી એટીએસના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અસીમ અરૂણે જણાવ્યું છે કે એટીએસને જાણકારી મળી ફતી કે રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા કેટલાંક બાંગ્લાદેશીઓ અન્ય બાંગ્લાદેશીઓને બોલાવતા ફતા અને આધારકાર્ડ અને રેશનકાર્ડ જેવા નકલી દસ્તાવેજા બનાવતા ફતા

શ્રી ટ્રમ્પે જાપાનની મુલાકાતમાં જણાવ્યું ફતું કે તેમની સરકાર ઈરાનમાં સત્તા બદલ કરવા માગતી નથી અને તેઓ ઈરાન સાથે ચર્ચા મંત્રણા કરવા તૈયાર છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના નિવેદનના જવાબમાં ઈરાનના વિદેશમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ટ્રમ્પ વહિવટી તંત્રે ઈરાની લોકોની લાગણી દુભાવી છે અને ઈરાનમાં તણાવ નિર્માણ કર્યો છે

બોલ્ટનની આ બેઠક યુએઈ સાઉદી અરેબિયા અને અમેરિકાએ ઈરાનને અલગ કરવાની માંગના સંદર્ભમાં છે

ગુરૂવાર અને શુક્રવારે મક્કામાં પ્રાદેશિક પરિષદનું આયોજન કરાયું છે કારણ કે સાઉદી અરેબિયા તેના પ્રાદેશિક પ્રતિસ્પર્ધી ઈરાનને વધુ અલગ કરવા માંગે છે અમેરિકી વહિવટીતંત્રે ઈરાની સમર્થિત ઈરાકી સશ્ન સમૂહોના ખતરાના પગલે ઈરાકમાંથી જરૂરી નથી એવા રાજદ્વારી કર્મચારીઓને પાછા બોલાવ્યા છે

ઈસ્ટર સન્ડેના ફમલા બાદ એક મફિના માટે કટોકટીની જાગવાઈ લાદવામાં આવી ફતી અને એક મફિનાની મુદ્દત પૂરી થતાં કટોકટી ઉઠાવી લેવાશે કોલંબોમાં વિદેશી રાજદ્રતો સાથેની બેઠકમાં તેમણે આ મુજબ જણાવ્યું હતું

આ ચૂંટણીને રાષ્ટ્રપતિ એષ્ટ્રી રાજાઈલિના અને તેમના ફરિફ માર્ક રામલોમનાના વચ્ચેના સંધર્ષના નવા તબક્કા તરીકે જાવામાં આવે છે